પ્રાદેશિક સમાચાર જાનુ પરમાર વાંચે છે

રાજ્ય સરકારે કોરોનાના લીધે ઊભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઈને લૉકડાઉનના સમયગાળામાં ગરીબવર્ગને કોઈ તકલીફ ન પડે તે હેતુથી આ નિર્ણય લીધો છે

રાજ્યમાં ચોથી એપ્રિલ સુધી વિનામૂલ્યે અનાજ વિતરણ યાલુ રહેશે ત્યારબાદ રાજ્યમાં વસતા અને રેશનકાર્ડ નહીં ધરાવતા અન્ય રાજ્યોના શ્રમિકોને અન્નબ્રહ્મ યોજના હેઠળ અનાજ વિતરણ કરાશે

સરકારે આ અંગે વિચારણા કરીને ગઈકાલે ખેડૂતોને રાહત આપતો નિર્ણય કર્યો છે

લૉકડાઉનની પરિસ્થિતિમાં શ્રમિકો પોતાના વતન તરફ પાછા ફરી રહ્યા છે તથા આ પરિસ્થિતિ લાંબા સમય સુધી ચાલશે તે દહેશત અંગેની પીઆઈએલના આધારે સર્વોચ્ય અદાલતે આ મુજબ નિર્દેશ આપ્યા હતા

પ્રિન્ટ કે વીજાણું પ્રસાર માધ્યમોએ સરકારી વિભાગને લગતી માહિતી ઊતાવળે આપતા પહેલાં સત્તાવાર અધિકારીનો સંપર્ક કરીને બાતમીની સત્યતા યકાસ્યા બાદ અહેવાલ પ્રકાશિત કે પ્રસારીત થાય તે ઇચ્છનીય છે

મીડિયા અને ખાસ કરીને સોશ્યલ મીડિયા દ્વારા ગેરમાર્ગે દોરનારી માહિતી ઝડપથી પ્રસરતી હોવાથી અદાલતનું અવલોકન આગવું મહત્વ ધારણ કરે છે